પહેલા દિવસને બાદ કરતા તમા દિવસોમાં રાજયસભાની બેઠક સવારે અને લોકસભાની બેઠક સાંજે મળશે આ વખતના ચોમાસુ સત્રમાં પ્રશ્ન કલાક રહેશે નહિં તેમજ સભ્યોના ખાનગી વિધેયકો હાથ ધરાશે નહીં

એમડીના નામે ઓળખાતા આ કેફી પદાર્થ સાથે ચાર શખ્સોની ધરપકડ કરાઇ છે

પોલીસને આ કેફી પદાર્થ મુંબઇથી લવાયો હોવાની શંકા છે

આ હવામાન ને લીધે ગઈ રાત થી અઢારમી તારીખની સવાર સુધીમાં લગભગ સમગ્ર રાજ્યમાં હળવાથી માધ્યમ વ્યાપક વરસાદ યાલુ રહેવાની શક્યતા છે

વરસાદની સાથે વીજળી પડવાની પણ શક્યતા છે આગાહી ને પગલે કચ્છ જીલ્લામાં ગઈકાલે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો મુન્દ્રા અને માંડવી માં વરસાદ પડ્યો હતો અમને મળતા અહેવાલ પ્રમાણે મુન્દ્રામાં પોણા કલાકમાં યાર ઇંચ જેટલું પાણી વરસતા શહેરમાં પાણી ભરાયાહતા અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો

ખાસ કરીને જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘગર્જના અને વીજળી સાથે મોડીસાંજે વરસાદ શરૂ થયો હોવાના સમાચાર છે જીલ્લા મથક ભુજ ઉપરાંત ગાંધીધામ ભચાઉમાં પણ ગાજવીજ સાથે રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો

જીલ્લામાં કોરોના ને લઈને અત્યાર સુધી કુલ પર દર્દીઓના મોત નોંધાયા છે

તે સાથે હિન્દી પખવાડાનો પણ પ્રારંભ થશે આકાશવાણી ભુજકેન્દ દવારા પણ આજ થી હિન્દી પખવાડી ઉજવણીનો આરંભ કરવામાં આવશે